પ્રાદેશિક સમાચાર સીમ્પલ ઠક્કર વાંચે છે

રણજીત સાગર અને સસોઈડેમ ઓવરફલો થતા પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઈ ગઈ છે જામનગર ને જોડતા આંતરિક માર્ગો પણ બંધ થઈ ગયા છે ધ્રોલ તાલુકાના નથુવડલા ગામ એનડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્વું કરી બે વ્યક્તિઓને બયાવવામાં આવ્યા હતા

હવામાન વિભાગની આગાહી બાદ સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જામનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે

જામનગર જિલ્લાના જામજોધપુરમાં સૌથી ઓછો ચાર ઇંચ વરસાદ નોંધાયો છે

ખાસ કરીને જામનગરમાં નીયાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે અને ફાયર ટીમ દ્વારા રેસ્ક્યુની કામગીરી પણ કરવામાં આવી રહી છે

તાપમાનામાં પણ ધટાડો જોવા મળી રહ્યો છે

મી

આજે પણ સવારે ઝરમર વરસાદ શરૂ થયો હતો

કપાસ તેમજ કઠોળનું વાવેતર જિલ્લામાં સારા પ્રમાણમાં થયું હોવાથી ખેડૂતો હજુ પણ વરસાદ આવે તેની રાહ્ જોઈ રહ્યા છે ઉકાઈ ડેમ દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમા ઉકાઈ ડેમમાં ઉપરવાસ માંથી નવા નીર આવવાની શરૂઆત થઇ યુકી છે

છેલ્લા બે દિવસથી સાર્વત્રિક રીતે અનરાધાર વરસાદ વરસી રહ્યો છે ગઈરાતે અને આજે દિવસભર મેઘરાજા મન મૂકીને વરસી પડતા અડધાથી લઇ અઢી ઈંચ વરસાદ પડયો હતો જેને પગલે જિલ્લાની મોટાભાગની નદીઓમાં બે કાંઠે પુર વહ્યા હતા ગઈકાલે અહીં યાર ઈય વરસાદ પડ્યા બાદ રાત્રે પણ વરસાદ શરૂ રહ્યો હતો અને આજે દિવસ દરમિયાન પણ સતત વરસાદ ચાલુ રહેતા સાંજ સુધીમાં અહીં અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો દરિયાકાંઠાના રાજલા તાલુકામાં પણ આવી જ મેઘ મહેર ઉતરી આવી છે

ગ્રામ્ય વિસ્તારોમાં તળાવ ચેકડેમ અને અન્ય જળાશયોમાં નવા પાણીની આવક થઇ રહી છે ખાંભા તાલુકાના પીપળવા નજીક આવેલો મોભનેશ ડેમના આજે છલકાઈ ગયો હતો હેઠવાસના ગામો માટે આ ડેમ જીવાદોરી સમાન છે ખાંભાના કંટાળા નજીક માલણ નદીમાં ભારે પૂર આવ્યું હતું વડીયા નજીક આવેલા સુરવો ડેમમાં ગઈકાલે બે ફ્રટ જેટલા નવા નીર આવ્યા બાદ આજના વરસાદના કારણે વધુ બે ફ્રટ નવું પાણી આવ્યું હતું ચલાલા નજીકનો લાખાપાદર ડેમ પણ છલકાઈ ગયો હતો આજના વરસાદથી મોટાભાગના ચેકડેમો છલકાયાં હતા

જિલ્લાઓમાં કોવિડનો વ્યાપ વધી રહ્યો છે

આજે મરોલી વિભાગના ત્રણ કેસો સામે આવ્યા હતા નવસારીના મફતલાલ મીલની બાજુમાં રહેતા અને લોકડાઉન બાદ ખારેલ ગામે રહેવા ગયેલ એક વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝીટીવ આવ્યો છે